સંસદના અંદાજપત્ર સત્રના બીજા તબક્કાનો આજથી પ્રારંભ થયો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વીડિયો માધ્યમથી ભારત અને બાંગ્લાદેશ વચ્યે મૈત્રી સેતુનું ઉદઘાટન કરશે

કોવિડ રોગયાળાને ધ્યાનમાં લેતા આ વખતે પણ રાજ્યસભાની બેઠક સવારે નવથી બપોરના બે વાગ્યા સુધી યોજાશે જ્યારે લોકસભા સાંજે યાર વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી ચાલશે સંસદ બજેટ સત્રનો આ તબક્કો આઠમી એપ્રિલે સમાપ્ત થશે

શ્રી ખડગેએ કહ્યું કે ઈંધણની કિંમતોમાં થયેલા વધારાના લીધે નાગરિકો પર ભારણ વધ્યું છે કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષોઓએ આ મુદ્દે ગૃહમાં ચર્ચા કરવાની માંગણી કરીને સુત્રોચ્યાર શરૂ કર્યો હતો

ઉલ્લેખનિય છે કે મૈત્રી સેતુનું નિર્માણ ફેની નદી પર કરાયું છે જે ત્રિપુરા રાજ્યની ભારતીય સરહદ અને બાંગ્લાદેશમાં વચ્ચે વહે છે મૈત્રી સેતુ બંને દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોનું પ્રતિક છે

ઉલ્લેખનિય છે કે આ સમિતિમાં કેન્દ્રીય મંત્રીઓ રાજ્યપાલો મુખ્યમંત્રીઓ વિવિધ રાજકીય પક્ષના નેતાઓ સહિત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ પૂર્વ પ્રધાનમંત્રી એચ ડી

મનમોહનસિંહ નોબલ પુરસ્કારથી સન્માનિત અમૃત્ય સેન અને કૈલાશ સત્યાર્થીનો સમાવેશ થાય છે

આજનો દિવસ મહિલાઓના સાંસ્ક્રતિક રાજકીય આર્થિક અને સામાજીક ઉપલબ્ધિઓની અને અસાધારણ મહિલાઓની હિંમત અને દ્રઢ સંકલ્પની ઉજવણીનો અવસર છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશની તમામ મહિલા નો શુભકામનાઓ પાઠવી છે અને આજના દિવસને મહિલાઓના સન્માન સુરક્ષા અને સશક્તિકરણને સમર્પિત કરવા કહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલાઓના અદમ્ય સાહસને નમન કર્યા છે તેમના સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું કે વિવિધ ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણને આગળ વધારવાની દિશામાં કામ કરવું તે તેમની સરકાર માટે સન્માનનો વિષય છે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતશાહે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્ત નારી શક્તિને નમન કરતાં જણાવ્યું કે નારી શક્તિ સાહસ શૌર્ય અને સમપર્ણનું પ્રતિક છે આજે મહિલા દિવસ નિમિત્તે કેન્દ્ર દ્વારા સંરક્ષિત સ્મારકો પર મહિલાઓને વિનામુલ્યે પ્રવેશ અપાશે

શ્રી રિજિજુએ જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણ એ સરકારની પ્રાથમિકતા છે તેમણે કહ્યું કે ભારતીય મહિલાઓ વિવિધ આંતરરાષ્ટ્રીય રમત શિસ્તમાં અસાધારણ પ્રદર્શન આપી રહી છે અને સરકાર બધાને એક સમાન મંચ પૂરું પાડવા પ્રતિબધ્ધ છે

પ્રધાનમંત્રી નરેન્ક્ર મોદી વચ્યુઅલ રીતે આ કાર્યક્રમના માધ્યમથી આગામી પરીક્ષાઓના સંદર્ભમાં શાળાના વિદ્યાર્થી શિક્ષકો અને વાલીઓ સાથે ચર્ચા કરશે માય જીઓવી પ્લેટફોર્મ પર આ કાર્યક્રમ માટેની નોંધણી પ્રક્રિયા યાલી રહી છે જે આ રવિવાર સુધી ચાલશે

તેના લીધે તેમને ગણના અગ્રણી રાષ્ટ્ર નિર્માણ કરનાર અગ્રણીઓમાં થાય છે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ તેમના સંદેશમાં સ્વામીજીએ કરેલા સમાજ સુધારાઓની પ્રંશસા કરતા કહ્યું હતું કે તેમણે મહિલાઓના સશક્તિકરણ બાળ વિવાહ નાબૂદી માટે અને અસ્પૃશ્યતા નિવારણ માટે અસાધારણ કામગીરી કરી હતી

સમગ્ર વિશ્વમાં ઓછા સમયમાં વધુ રસી આપનાર કેટલાક દેશોના જૂથમાં ભારતે સ્થાન મેળવ્યું છે

મનિષ કૌશિકે સુવર્ણ વિકાસ કૃષ્ણ મોહમ્મદ હુસામુદ્દીન આશિષ કુમાર સુમી સાંગવાન અને સતિષ કુમારે રજત ચંદ્રકો મેળવ્યા છે મહિલા વર્ગમાં પૂજા રાની જૈસ્મીન અને સિમરનજીત કૌરે રજત અને મેરી કોમે કાંસ્ય ચંદ્રકો મેળવ્યા છે

મહિલા વર્ગમાં પૂજા રાનીનો અમેરિકા નાઓમી ગ્રાહમ સામે પરાજય થયો છે

બજરંગ પુનીયાએ માટ્ટીઓ સ્પર્ધામાં મેળવેલો આ બીજો ચંદ્રક છે

ગઈકાલે બીજીંગમાં પત્રકાર પરિષદમાં તેમણે બંને દેશોએ એક બીજા પ્રત્યે શંકાની ભાવના રાખવા કરતા સહકાર વધારવો જોઈએ